આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્યો મોદીએ કહ્યું કે સમગ્ર માનવતાના કલ્યાણને સમર્પિત આયુર્વેદ ભારતની વિરાસત છે પ્રત્યેક ભારતીય માટે આ ખુશીની વાત છે કે આપણા પરંપરાગત જ્ઞાનને હવે વિદેશોમાં પણ અપનાવવામાં આવી રહ્યાં છે પ્રધાનમંત્રીશ્રી મોદીએ જામનગરની આયુર્વેદની અધ્યાપન અને સંશોધન સંસ્થા આઇટીઆરએ ને રાષ્ટ્રીરીય દરજ્જો અર્પણ કર્યો હતો જામનગરનાં ઘનવંતરી ઓડીટોરીયમે માં યોજાયેલી આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યમુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી નાર્યબ મુખ્યમંત્રીશ્રી નીતિન પંટેલ સાસંદ પુનમબેન માડમ સહિત અનેક મફાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થા નો વિશ્વ આરોગ્ય સંદેશ પ્રસ્તુત કરાયો હતો

તેમજ બોર્ડેર એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરછ સહિત પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં કરાયેલી કામગીરી અંગેનો રીવ્યુ કરવામાં આવ્યો ફતો ખાસ તો કરછમાં સરફદી વિકાસ અંગેનાં મફત્વના વિન્ડ એનર્જી પ્લાન્ટ તેમજ ડિસેલીનેશન પ્લાન્ટનું પ્રધાનમંત્રીનાં ફસ્તે ખાતમુર્ફત કરાશે ત્યારે તે કાર્યક્રમ અંગે પણ ચર્ચા વિચારના કરવામાં આવી હતી નેહ્લ ઠક્કર આજે ધન તેરસ ધનવંતરી જયંતિ છે આજે લક્ષ્મી પૂજન થાય છે ધનના દાતા કુબેર અને અધિષ્ઠાતા યક્ષરાજના પૂજનનો મહિમા છે આ દિવસો દરમ્યાન યમ દીપદાનનો પણ મહિમાં છે

આ વર્ષે આજે ધનતેરસ અને કાળીચૌદસ એક દિવસે જ છે આવતીકાલે દિવાળી બાદ સૂર્યોદય સમયે અમાસ રફેતી ફોવાથી પડતર દિવસ આવે છે આજે બપોર સુધી ધનતેરસ અને સાંજથી કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવી રહી છે કાળીચૌદશ નિમિતે ભુજના ડાંડી વાળા ફનુમાન પડદા પીઠ ફનુમાન શનિ મંદિર વગેરે તેમજ કરછના અન્ય વિસ્તારોમાં કષ્ટભંજનની પૂજા અર્ચના કરવામાં આવી રફી છે નેહલ ઠક્કર માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો આર્મી જવાન પત્ની અને પુત્ર સાથે વતન માંડવી આવી રહ્યો હતો તેમની કારને ગુજરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે અકસ્માત નડ્યો હતો જેમાં આર્મી જવાન અને તેની પત્ની એમ બંનેનાના મોત થયા હતા

ઉતર પૂર્વ દિશા તરફથી ફુંકાઈ રહેલા ઠંડા અને સુકા પવનના લીધે રાજ્યનાં અન્ય વિસ્તારોની સાથે કરંછમાં પણ લધુતમ પારો નીચે જવા લાગ્યો છે તાપમાનમાં થઇ રહેલા સતત ઘટાડાને લીધે ઠંડીનું જોર વધી રહ્યું છે